આ સાથે જ પ્રધાનમંત્રીની ઉપસ્થિતીમાં જળશક્તિ મંત્રી અને મધ્યપ્રદેશ તથા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીઓ વચ્ચે કેન બેટવા લીંક પ્રોજેક્ટના અમલીકરણ માટેના ઐતિહાસિક સમજૂતી કરાર પર પણ હસ્તાક્ષર કરવામાં આવશે

આ પરિયોજના અંતર્ગત દૌધન ડેમ બાંધીને અને બંન્ને નદીઓને જોડતી એક કેનાલ દ્વારા કેન નદીમાંથી બેટવા નદીમાં પાણી મોકલવામાં આવશે

જળશક્તિ અભિયાન વરસાદી પાણીનો સંગ્રહ કરો અભિયાન સમગ્ર દેશના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ચલાવવામાં આવશે

શિક્ષણની સાથે સમગ્ર વિશ્વ સુદૃઢ આરોગ્ય સંભાળ વ્યવસ્થા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે રાઉકેલા સ્ટીલ પ્લાન્ટ ખાતે સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ અને ઈસ્પાત પીજી ઈન્સ્ટીટ્યૂટનું ઉદઘાટન કરતા શ્રી કોવિંદે કહ્યું કે આ હોસ્પિટલથી આ વિસ્તારના તેમજ પાડોશી રાજ્યો ઝારખંડ અને છત્તીસગઢના લોકોને લાભ મળશે ઉલ્લેખનિય છે કે છ વર્ષ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈસ્પાત જનરલ હોસ્પિટલને સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં પરિવર્તિત કરવાનો વાયદો કર્યો હતો જે આજે હકીકત બન્યો છે

આજે તેઓ જગન્નાથ મંદિર પુરી અને કોર્નાક સૂર્ય મંદિરની મુલાકાત લેશે

જ્યારે પુરૂષોની એર રાઈફલ ઈવેન્ટમાં ભારતના ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમર દીપક ક્રમાર અને પંકજ ક્રમારની ટીમે રજત ચંદ્રક જીત્યો હતો